શ્રી મોદીએ જણાવ્યું કે આગામી સપ્ટેમ્બર મહિનાને પોષણમાસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવશે પ્રધાનમંત્રીએ કહ્યું કે કુપોષણ સામેની લડતમાં નાગરિકોની સહભાગીદારી ખૂબ જ અગત્યની ગણાવી શકાય

ઓગસ્ટ મહિનામાં ગણેશ ઉત્સવ સહિત વિવિધ ઉત્સવો ઉજવવામાં આવ્યા છે તેનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રી જણાવ્યું હતું કે ભારતના ઉત્સવો પર્યાવરણનું મહત્વ અને તેની જાળવણી સાથે જોડાયેલા છે

આરોગ્ય સત્તામંડળે આ હેતુથી ખાસ માર્ગદર્શિકા બહાર પાડી છે

આકાશવાણી સાથેની વાતચીતમાં રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળના સંયુક્ત નિયામક ડોક્ટર જે

મીણાએ જણાવ્યું હતું કે આ તમામ હોસ્પિટલોને સલામતી અસરકારકતા કાર્યક્ષમતા અને દર્દીઓને અપાતી આરોગ્ય સંભાળના આધારે રેટીંગ અપાશે

સરદાર સરોવર બંધમાંથી છોડાયેલા પાણીના વિશાળ જથ્થાના પગલે બંધના હેઠવાસના નિચાણવાળા વિસ્તારોમાંથી અઢી હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અમારા અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગઈકાલે ભારે વરસાદ નોંધાયો છે

બંધમાંથી છોડાયેલા પાણીના પગલે નર્મદા અને ભરૂચ જિલ્લામાં ઘણા સ્થળોએ પાણી પ્રવેશ્યા છે

તંત્ર ધ્વારા રાહત બચાવ કાર્ય કરાઇ રહયું છે નાગપુર જીલ્લાના કમપટી વિસ્તારમાં અઢી હજાર લોકોને સુરક્ષીત સ્થાને ખસેડાયા છે ઓડિશાના ચારથી વધુ જિલ્લાઓમાં પુર કારણે જનજીવનને અસર થઈ છે હિરાકુડ બંધમાંથી સાડા નવ લાખ કવ્યુસેક પાણી છોડાતા ઘણા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા જોકે હવે ધીરે ધીરે પરિસ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે મહાનદી અને મુન્ડુલી નદીઓના વધેલા જળસ્તરના કારણે પુરી કદક કેન્દ્રપાડા જિલ્લાઓના ઘણા વિસ્તારોમાં પરિસ્થિતિ ચિંતાજનક છે

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે પુરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં દવા અને ફૂટ પેકેટો પુરતા પ્રમાણમાં મોકલવામાં આવ્યા છે

બરતરફ કરાયેલા ત્રણ પોલીસ જવાનોમાં કાસા પોલીસ મથકના સહાયક પોલીસ ઈન્સ્પેક્ટરનો પણ સમાવેશ થાય છે કેસની તપાસ શરૂ થઈ ત્યારે આ ત્રણ ઉપરાંત અન્ય બે મળીને પાંચ પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

આ ત્રણેય વ્યક્તિઓ ગુજરાતમાં સુરત તરફ જઈ રહ્યા હતા